કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનઃ રચના વિધેયક

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આરોપી કુલદીપસિંહ સેંગરને આજે દિલ્હીની અદાલતમાં

દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ઓવરફ્લો થતાં ડેમોને કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે

ગૃહમંત્રીએ તમામ સભ્યોને આ વિધેયક પર ચર્ચા પર ભાગ લેવાની અપીલ કરી હતી

કોંગ્રેસ ડાબેરી પક્ષો ટીએમસી એસપી પીડીપી આરજેડી અને અન્ય પક્ષોએ મંત્રીની જાહેરાત બાદ સૂત્રોચ્યાર શરૂ કર્યો હતો સૂત્રોચ્યાર કરતાં કરતાં વિપક્ષના સભ્યો ગૃહની મધ્યમાં આવી ગયા હતા આ સૂત્રોચ્યાર વચ્ચે જ જમ્મુ અને કાશ્મીર અનામત બીજા સુધારો વિધેયક પણ રજૂ કરાયું હતું

તેમણે કહ્યું કે રાજ્યમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે અને મહત્વના નેતાઓને નજર કેદ કરાયા છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને લગતા દરેક મુદ્દાઓ અંગે સરકાર ગૂહમાં ચર્ચા કરવા તૈયાર છે

એક આદેશ અનુસાર શ્રીનગર જિલ્લામાં લોકોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે સરકારી આદેશમાં કહેવાયું છે કે આવશ્યક સેવાઓ સાથે જાડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓના ઓળખપત્રોના આધારે જ અવરજવર કરવા દેવામાં આવશે કોઈપણ પ્રકારની રેલી કે જનસભા કરવા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અધિકારીઓને જણાવ્યું ફતું કે જમ્મુ કિસ્તવાડ રિયાસિત ડોડા અને ઉધમપુર જિલ્લામાં આજે શાળા કોલેજા બંધ રહેશે કાશ્મીર ખીણમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે તેમજ પોલિસ અધિકારીઓ અને ક્લેક્ટરોને સેટેલાઇટ ફોન અપાયા છે વહિવટી તંત્રએ કિસ્તવાડ અને રાજારી જિલ્લા તથા રામબની જિલ્લાના બનીહાલ વિસ્તારમાં પણ ગતરાતથી કફર્યુ લગાવી દીધો છે

રાજ્યપાલ સત્યપાલ મલિકે ગત મોડી રાતે રાજ્યના મુખ્ય સચિવ બી

આર સુબ્રમા્થમ અને ડીજીપી દિલબાગસિંહ સાથે બેઠક કરી હતી

તેમણે સ્પષ્ટતા કરી હતી કે યાસીન મલીકની તબીયત અંગેની અફવાઓ તદ્દન અસત્ય છે આતંકવાદીઓને નાણાં સહાયના કેસમાં યાસીન મલીકની ધરપકડ કરાયા બાદ તેને દિલ્ફીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે મલીકની પાકિસ્તાનમાં જન્મેલી પત્ની મુશાલ ફ્સેને દાવો કર્યો હતો કે યાસીન મલીકની તબીયત કથળી રહી છે અને તેને તત્કાળ તબીબ સેવાની જરૂર છે આ નિવેદનના પ્રતિભાવમાં શ્રી સંદિપ ગોયલે યાસીન મલીકની તબીયત અંગે નિવેદન આપ્યું હતું

તેમણે સાંસદીને નકારાત્મકતા ત્યાગીને હકારાત્મક અભિગમ અપનાવી જેમણે ભાજપાને મત નથી આપ્યો તેમના પણ દિલ જીતી લેવાની અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર અને રાષ્ટ્રહિત સર્વોપરી છે તેમણે દરેક સાંસદને લોકહીતમાં રાજનીતિ કરવા સૂચન કર્યું હતું પ્રધાનમંત્રીની વાતને ટાંકતા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાષીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું દૃઢપણે માનવું છે કે પ્રત્યેક સાંસદે સૌહાર્દપૂર્ણ વર્તન કરવું જાઈએ

સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે

અને નામ તમિલર કાત્યી આ ત્રણ પક્ષોના ઉમેદવારો વચ્ચે છે

પક્ષના ઉમેદવાર છે

પક્ષના ઉમેદવાર છે

વિઘેથક અંગે આપેલી ખાતરી બાદ દિલ્ફીની એઈમ્સ અને સફદરજંગ હોસ્પીટલના રેસીડેન્ટ ડોક્ટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે એઇમ્સના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને જણાવ્યું છે કે કેન્દ્રિય મંત્રીએ રાષ્ટ્રીય તબીબી પંચના નિયમો ઘડતી વખતે તબીબોના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં ખાતરી આપી છે તબીબો દિલ્હીની બધી જ સરકારી હોર્ડસ્પટલોમાં ફરજ ઉપર ગઈકાલથી ફાજર થયા હતા

વિધેયકની કેટલીક જાગવાઈઓમાં સુધારાની માગણી કરી રહ્યા હતા

ગઈકાલે રાત્રે કુલદીપસિંહ સેંગર અને તેના સહયોગી શશીસિંહને સીતાપુર જેલમાંથી દિલ્ફી લાવવામાં આવ્યા હતા ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ધરપકડ થયા બાદ તે ગયા વર્ષથી જેલમાં હતો ગઈકાલે સીબીઆઈએ લખનઉ ઉન્નાવ બાંદા ફતેહપુર અને ઉન્નાવ ખાતે દુર્ઘટના કેસમાં ઉત્તરપ્રદેશના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા

સાંસ્ક્રતિક બાબતોના મંત્રી પ્રહલાદસિંહ પટેલે સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે દેશની સાંસ્કૃતિક વિગતો મેળવવાની કામગીરી શરૂ કરી છે જે ઝડપથી પૂર્ણ કરાશે શ્રી પટેલે કહ્યું કે અકાદમીનું વ્યવસ્થાપન પારદર્શક રીતે કરીને સંસ્થા વધુ સારી રીતે યાલે તે માટે પ્રયાસ કરાશે આ પ્રસંગે સંસ્કાર ભારતીના સ્થાપક પદ્મ શ્રી બાબા યોગેન્દ્ર લલિત કલા અકાદમીના અધ્યક્ષ અને જાણીતા કલાકાર વાસુદેવ કામત ઉપરેસ્થત રહ્યા હતા મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે કલા અને ચિત્રને લગતા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું તથા મિથીલાકી લોકચિત્ર કલા પુસ્તકનું વિમોચન કર્યું હતું

અતિ ભારે વરસાદમાં વડોદરા નવસારી ભરૂચ નર્મદા વલસાડ અને દમણનો સમાવેશ થાય છે ફવામાન વિભાગે આગામી બે દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા રાજ્યના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું આજે હવાઈ નિરિક્ષણ કરશે તેઓ બેલ્લારીથી પૂરથી અસરગ્રસ્ત યાદગીર રાયયૂર બાગલકોટ અને વિજયપુરા વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરવા જશે શ્રી યેદીયુરપ્પાએ ગઈકાલે જિલ્લા કલેક્ટરો તથા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંવાદ કર્યો હતો

બીજી જ ઓવરમાં પ્રારંભીક બેટ્સમેન ઈવિન લ્યુઈસને ભુવનેશ્વર કુમારે પેવેલીયન પરત મોકલ્યો હતો